પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે

વ્યાજ ખર્ચ બચશે

આ મંજૂરીથી દેશના પૂર્વી અને ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ બિહાર ઓડિશા આસામ આંધ્રપ્રદેશ મેઘાલય ત્રિપુરાનાં ખેડૂતો અને કામદારોન લાભ થશે

તે વાર્ષિક એક રૂપિયા લાયસન્સ ફીના નજીવા દરે આપવામાં આવે છે જમીનનો ઉપયોગ તિરૂપતિ વિમાન મથક પર એક સમારંભ સ્થળના નિર્માણ માટે કરવામાં આવશે જમીન વિમાન ઉદ્દયન સંસ્થાની છે સમારંભ સ્થળનું નિર્માણ મુલાકાતીઓને વધુ સારી સવલતો પૂરી પાડશે

જે વિસ્તારમાં શનિવારે પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે ત્યાં ચૂંટણી પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે

ભાજપા ઝારખંડ મુક્તિ મોરચા ઝારખંડ વિકાસ મોર્ચા અને એજેએસયુ સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ મતદારોને રિઝવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે

ઉમેદવારો આવતીકાલ સુધી ઉમેદવારી પત્ર પાછા ખેંચી શકશે

ત્રણે પક્ષોના ધારાસભ્યોએ સંયુક્ત રીતે પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉદ્વવ ઠાકરેની વરણી કરી હતી શ્રી ઠાકરેએ ગતરાત્રે રાજભવન ખાતે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળી સરકાર રચવાનો દાવો કર્યો હતો

શ્રી ઠાકરે આવતીકાલે સાંજે શિવાજી પાર્ક ખાતે મુખ્યમંત્રી પદના શપથ લેશે

વધુમાં તેમાં ઉમેર્થું છે કે ઉદ્વવ ઠાકરે મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય નથી તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ છ મહિનામાં વિધાનસભાના સભ્ય બનવું પડશે મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભાના વિશેષ સત્રની આજે સવારે મુંબઈ ખાતે પ્રારંભ થયો છે

એનસીપીના ધારાસભ્ય સુપ્રિયા સુલેએ સત્રના પ્રારંભ પહેલા વિધાનસભાના પ્રવેશ દ્વારે સૌ ધારાસભ્યોને આવકાર્યા હતા

ગૃહની ન્યાયીક સમિતિએ કાલે ટ્રમ્પ વિરુદ્ધ યાર ડિસેમ્બરે મહાભિયોગ મામલે સુનાવણીની ઘોષણા કરી છે તપાસમાં શ્રી ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચ્રંટણીના ઉમેદવાર જો બિડેનને યુક્રેનને સૈન્ય સહાય બંધ કરવાની ધમકી આપી હતી કે કેમ તે અંગે ચકાસણી કરાઈ રહી છે શ્રી ટ્રમ્પે આ બાબતને નકારી કાઢતા તપાસને નિરર્થક ગણાવી છે

પ્રથમ કરમાંકે રહેલાં સ્ટીવ સ્મીથથી બરોબરી કરવા માટે તેઓ માત્ર હવે ત્રણ પોઈન્ટ દૂર છે

પ્રીસાઇડિંગ ઓફિસ પચપુટે અને ગાવીતેના શપથ લીધા બાદ દેવેન્દ્ર ગોપનીયતાના શપથ લેશે બાદમાં એનસીપી નેતા અજીત પવાર છગન ભુજબળ કોંગ્રેસ નેતા અશોક ચૌહાણ પૃથ્વીરાજ એનસીપીના દીલીપ વાલ્સે પાટીલ ભાજપના હરિભાઉ બાગડે સહિત અન્ય સભ્યો શપથ લેશે

ફાયર એન્ડ કૂટગેટ મિસાઈલ તરીકે ઓળખાતી આ હળવી મિસાઇલ ચાર કિલોમીટરના વિસ્તારમાં ટેન્ક અને બંકર તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે

આ વીસ્તારમાં ફેલાયેલા વિસ્ફોટક પદાર્થોના કારણે પોલીસે આ માર્ગદર્શિકા બહાર પાડી છે પોલીસ દ્વારા સંપુર્ણ વિસ્તારમાંથી વિસ્ફોટકો દુર કરવામાં ન આવે ત્યાં સુધી ત્યાં ન પ્રવેશવા અને પોલીસને સહકાર આપવા જણાવાયું છે

સંગીતકાર ઇલાઇરાજા આજે કલા એકેડમી ખાતે સંગીત પ્રસ્તૃતિ કરશે આવતીકાલે તેમને લેઝન્ડ ઓફ ઇન્ડિયન સિનેમા એવોર્ડથી સન્માનિત કરાશે બંગાળી અભિનેતા પ્રોસેનજીત ચેટર્જી તથા બોલિવૂડ દિગ્દર્શક કોર્યોગ્રાફર ફરાહ્ ખાન પણ ઉપસ્થિત રહેશે